યાવડા અને શિક્ષણ અધિકારી કરી રહ્યા છે શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે અમે દરરોજ ચારથી પાંચ શાળાઓમાં જઈ રહ્યા છે સાથે અમારી પુરી કોશિશ છે કે અમો વધારેમાં વધારે વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી ભણાવી શકીએ જન્માષ્ટમી આજે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી થઈ રહી છે

જન્માષ્ટમી નિમિત્તે રાજ્યભરમાં ભરાતા મેળા પણ રદ કરવામાં આવ્યા છે તેના લીધે લોકોને હવે ઘરે જ રહીને આ મંદિરોમાં શામળિયાનો જન્મોત્સવ ઓનલાઈન જોવો પડશે શામળાજી જન્માષ્ટમી ના દિવસે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિર દર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું વહેલી સવારે ભગવાનની મંગળા આરતી થઇ ત્યારબાદ ભક્તો માટે દર્શન શરૂ કરવામાં આવ્યા હતા ભગવાનના જન્મોત્સવને લઇને શણગાર કરવામાં આવ્યો છે આશરે દસ તોલાના સોનાની વાંસળી પણ ભગવાનને અર્પણ કરવામાં આવી છે આ વખતે પ્રથમવાર એવું બનશે કે આરતી અને જન્મોત્સવ સમયે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે કોરોનાને લઇને સરકારી ગાઈડલાઈનનો અમલ કરવા આ નિર્ણથ લેવાયો છે આ સાથે જ જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે શામળિયાના દર્શન કરવા આવતા તમામ નું સ્ક્રીનીંગ અને સેનેટાઇઝની સાથે જ માસ્ક પહેરેલ ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિર માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે

ભગવાન ના જન્મ સમયે ફક્ત સેવકગણ અને મંદિર ના પૂજારી સિવાય કોઈને પણ પ્રવેશ નહીં અપાય

એક સપ્તાહ સુધી ચાલનારા આ ઉજવણી કાર્યક્રમમાં દરેક દિવસે સ્વચ્છતાની પહેલ કરવામાં આવી છે

જિલ્લામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવેલ છે

ઇ અરજી નાગરિકોની સુવિધા માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ વિકસાવવામાં આવી છે જે અંતર્ગત હવે મહેસાણા જિલ્લાના કોઇ પણ સિનિયર સીટીઝનને તેમના નામની નોંધણી કરાવવા કે પછી ભાડુઆતની વિગત માટે પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરવા જવુ નહી પડે અરજદારોને હવે ઘેરબેઠા મોબાઇલ એપ્લીકેશનની મદદથી ઇ અરજી સિનિયર સીટીઝન ભાડુઆત નોંધણીની સાથે ગુમ થયેલી વ્યકિતની શોધ અને નોધણી વાંધા પ્રમાણપત્ર ફરીયાદની કોપી વગેરે ઓનલાઇન મળી શકશે